પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

આ વિતરણ પાંચમી જૂન સુધી ચાલશે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપી હતી શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે રાજ્યના એ

વન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ પુરું કરવામાં આવ્યું છે તેમાં બાકી રહીગયેલા લોકોને અનાજનું વિતરણ ચાલી રહ્યું છે

આ ઉપરાંત આદિવાસી લોકો પાસેથી ટીમરૂનાં પાન પણ મેળવવામાં આવ્યાં હતા મુખ્યંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે કે ગુજકોમાસોલના સહયોગથી ટેકાના ભાવે ઘઉં તુવેર ચણા અને રાયડાની ખરીદી કરવામાં હતી

આજે પણ ઈદની નમાઝ ઘરમાં જ અદા કરીને મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદ ઉજવશે તેની સાથે સાથે કોરોનાના કારણે રૂબરૂ મળીને કે ભેટીને ઈદ મુબારક પાઠવવા શક્ય નહિ હોવાથી મુસ્લિમ ભાઇઓ બહેનો ફોનથી જ એક બીજાને ઈદ મુબારક પાઠવશે

આત્મનિર્ભર ગુજરાત યોજના ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે

આ થોજના હેઠળ કથા વ્યવસાથને લોન મળશે અને કથા ને નહીં તે સહકારી બેન્ક તેમજ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી નક્કી કરશે

નર્મદા ઉકાળી નર્મદાં જિલ્લાના તમામ લોકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા ગ્રામીણ વિસ્તારોમાં આજથી નિશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ નાંદોદ તાલુકાના તરોપા ગામે ઉકાળા વિતરણનું નિરીક્ષણ કર્યું

વિમાની સેવા આજથી અમદાવાદનું વિમાની મથક પણ ફરી ધમધમતુ થશે કેન્દ્રના નાગરિક ઉક્રુયનમંત્રીએ કરેલી જાહેરાત મુજબ આજથી ઘરેલું વિમાની સેવાઓ શરૂ કરાશે

અબડાસાથી લઈને આડેસર સુધીના અનેક નાના મોટા ખાનગી ઓદ્યોગિક એકમોમાં પેટીયું રળવા આવેલા શ્રમિકો માટે શ્રમિક સ્પેશિથલ ટ્રેનોની ફાળવણી કરી છે જે અંતર્ગત ભુજ અને ગાંધીધામથી ઉપડતી દ્રેનો દ્વારા હજારો શ્રમિકો માદરે વતન પહોંચી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપના નેતૃત્વ હેઠળ વિવિધ સંસ્થાઓનાં સમન્વથથી શ્રમિકો માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરીનો ધમધમાટ યાલી રહ્યો છે શ્રમિકો માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સરહદ ડેરીના સંયુકત ઉપક્રમે ફડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

જેમાં પ્રથમ કમે રાજકોટના રાજેશ ઠાકર દ્વિતીય ક્રમે ભાવનગરના દીપ શાહ અને તૃતીય ક્રમે અમદાવાદના ઋષિલ રાવલ વિજેતા થયા હતા